રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ સાંજે સાત વાગે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પહેલા હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે બાદમાં દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષામાં પ્રસારિત કરાશે આકાશવાજી દ્વારા રાત્રે નવને ત્રીસ મિનિટે પ્રાદેશિક ભાષામાં આ સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે

માલદીવના વિદેશમંત્રી પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેવા સત્તાવાર મુલાકાતે આવ્યા છે

સરકારી નિવેદન અનુસાર ભારત માલદીવ સંરક્ષણ સહકાર સંવાદનો બીજો તબક્કો ગઇકાલે પ્રો થયો ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સંરક્ષણ સચિવ સંજય મિત્રાએ કર્યું હતું અને માલદીવ તરફથી તેમની સેનાના પ્રમુખ મેજર જનરલ અબ્દલ શયાલે કર્યું હતું

સી

ઉપશ્રહને યોગ્ય રીતે અંતરિક્ષમાં નિર્ધારિત કક્ષામાં તરતો મૂક્યો છે ડૉક્ટર સિવને કહ્યું કે કલામસૈટ પ્રજાસત્તાક દિવસ પ્રસંગે દેશ માટે શ્રેષ્ઠ ભેટ છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ સિધ્ધી બદલ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી એક ટ્વીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પ્રક્ષેપણ સાથે ભારત સુક્ષ્મ ગુરુત્વાર્ષણ પ્રયોગો માટેનાં એક કક્ષીય મંચના રૂપમાં અંતરિક્ષ રોકેટના ચોથા ચરણનો ઉપયોગ કરનાએ પ્રથમ દેશ બની ગયો છે

આ અવસરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાના હસ્તે ધ્વજવંદન કરાશે

જેનો ઉદેશ ચૂંટણી પ્રક્રિયામાં નાગરીકોની ભાગીદારી વધારવાનો છે આ પ્રસંગે ચૂંટણી આયોગે નવી દિલ્હીમાં પણ રાષ્ટ્રીય કક્ષાના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી પ્રવ્રત્તિઓમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા

મતદાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરાઇ હતી રાજ્યપાલ શ્રી ઓ

જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે જાગ્રતિ કેળવવામાં આવે છે જેના પરિણામે છેલ્લાં કેટલાંક સમયથી મતદાનની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે

જેમાં કુરન કોટડા દિનારા ખાવડાની સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રમત ગમતમાં પાંચ કિલોમીટરની દોડ એક કિ મી

ગુરૂવારે છ ડિગ્રી સેલ્સીયસ સાથે નલિયાએ કાશ્મીરી ઠારની અસર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ અનુભવી હતી રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગના નાયબ નિયામક મનોરમા મહંતીએ જણાવ્યું હતું કે ફજુ પણ યારથી પાંચ દિવસ સુધી કચ્છ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવ રહેશે